આ સાથેસાથે ત્યાં ઉપસ્થિત તબીબો નર્સ મેડિકલ સ્ટાફ દર્દીઓ અને સામાન્ય લોકોએ પણ તાલીઓ પાડીને તેમનું સન્માન કરીને કોરોના વોરિયર્સનો જુસ્સો વધુ બુલંદ કર્યો હતો

જેમાં ગુજરાતમાં અમદાવાદ સ્થિત બી

એસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગરનો સમાવેશ કરાયો હતો

કોરોનાના વધુ કેસ ધરાવતાં સાત જિલ્લાઓની વિગતો આ મુજબ છે

આ તમામ ઝોનમાં ઝોનલ અધિકારીઓને જ્વાબદારી સોપવામાં આવી છે મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ અંગે માહિતી આપી

તેમજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તાકીદ બેઠક કરી ચેપ ફેલાતો અટકાવવા જરૂરી પગલા લેવા માટે સંબધિત વિભાગોને સૂચનાઓ આપી હતી હવે મહેસાણા જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે

આ તમામ શંકાસ્પદને મહેસાણા કોવિડ હોસ્પિટલ ખાતે આઇસોલેટ કરાયા છે હાલમાં જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા બત્રીસે પહોંચી છે

બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલા શ્રમિકો યાત્રાળુઓ કે વિદ્યાર્થીઓ પોતાના વતન જવા માંગતા હોય તેઓને સરકાર દ્વારા છ્ટછાટ આપવામાં આવી છે

જિલ્લામાં વધુ છ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ત્રેવીસ થઈ છે છ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે બાલાસિનોર તાલુકામાં યાર અને કડાણા તાલુકામાં બે નવા પોઝિટિવ કેસ એમ કુલ છ પોઝિટિવ કેસ છે

મોડાસા કિટનું વિતરણ કોરોના વાઈરસને લઇને શહેરને સ્વચ્છ કરવાના કામમાં જોતરાયેલા મોડાસા નગર પાલિકાના સફાઈ કર્મચારીઓને કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવ્યું